મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે કહ્યું છે કે કોરોના વાયરસને કારણે સર્જાયેલી સ્થિતિમાં ગુજરાતના નાગરીકોની ડખે કેન્દ્ર અને રાજય સરકાર સંપુર્ણ સંવેદના સાથે ઉભી છે

પ્રવર્તમાન લોકડાઉન અને કોરોના વાયરસની પરિસ્થિતીમાં આવા અનાજના વિતરણ દરમ્યાન ભીડભાડ ન થાય સોશિયલ ડિસ્ટન્સ જળવાઇ રહે અને સૌને પૂરતું અનાજ મળી રહે તેવી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા તાકીદ કરી છે

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પ્રવર્તમાન લોકડાઉનની સ્થિતીમાં નાના મોટા ઊદ્યોગ એકમો કોન્દ્રાકટર્સ ખાનગી એકમો પોતાના કમર્યારીઓને છૂટા કરી શકશે નહિ તેમજ વેતન પણ આ સમય દરમ્યાન આપવાનું રહેશે

વિજય નહેરા માસ્ક અમદાવાદ શહેરમાં આવતીકાલે સવારે છ વાગ્યાથી દરેક વ્યક્તિ દ્વારા જાહેરસ્થળો પર માસ્ક પહેરવું ફરજીયાત બનાવવામાં આવ્યું છે અમદાવાદ મહાનગરપાલિકાના કમિશ્નર વિજય નહેરાએ આજે સવારે પત્રકાર પરિષદમાં આ જાહેરાત કરી છે

દરમિથાન વડોદરામાં કોરોનાની ચિંતા જનક પરિસ્થિતિને પગલે વડોદરા મહાનગરપાલિકાના કમિશ્નર નલીન ઉપાધ્યાયે આવતીકાલથી નવી જાહેરાત ન થાય ત્યાં સુધી વડોદરા શહેરમાં ઘરની બહાર નીકળતા વ્યકિત માટે માસ્ક પહેરવુ ફરજીયાત કર્યુ છે માસ્ક પહેર્યા વગર પ્રથમવાર પકડાયેલ સખ્સને રૂપિયા એક ફજારનો દંડ ફટકારવામાં આવશે અને આ દંડ પાંચ હજાર રૂપિયા સુધીનો થઇ શકે છે દંડ ભરવામાં આનાકાની કરનાર કે અસમર્થ વ્યકિત સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે

ઇસ્ટર સન્ડે આજે વિશ્વમાં ઇસ્ટરનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ ઇસ્ટરના લોકોને શુલેચ્છાઓ પાઠવી છે રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે કહયું છે કે ઇસ્ટર લોકોને પ્રેમ ત્યાગ અને ક્ષમાનો સંદેશ આપે છે તેમણે લોકોને અપીલ કરી છે કે ઇસામસીફાના સંદેશથી શિક્ષણ ગ્રફણ કરે અને સમગ્ર માનવજાતની ભલાઇ માટે મળીને કામ કરે

વૈકેયા નાયડુએ કહ્યું છે કે કોરોના સંક્રમણના સમયગાળામાં આ તહેવાર લોકોમાં સાહસ અને આશાની ભાવના જગાડવાનું માધ્યમ બની શકે છે